વેરો માફ કર્યો

રાજ્ય સ્થાપના દિવસ આજે પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યપાલ આયાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે રાજ્યપાલે તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું કે ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને નાગરિકોએ તેમના પુરુષાર્થ અને રાજ્યની વણથંભી વિકાસયાત્રાથી દેશ અને વિશ્વભરમાં ગુજરાતનું એક વિશિષ્ઠ સ્થાન અંકિત કર્યું છે મુખ્યમંત્રીએ તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું કે રાજ્યના નાગરિકો સ્વસ્થ અને નિરોગી બની રહે તથા ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપતા રહે પ્રદેશ પ્રમુખ સી

પાટીલે પણ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આજે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે

નાણાં મંત્રાલયે આ ભંડોળનો પ્રથમ હપ્તો નક્કી કરેલા સમય પહેલા પહોંચતો કર્યો છે

ગુજરાતમાં દરેક જિલ્લામાં કેસો વધ્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ સઘન આરોગ્ય સેવા સારવાર અને ફન્ટલાઇન વોરિયર્સ તબીબો આરોગ્ય કર્મીઓના પુરૂષાર્થથી કોરોના સામેનું યુદ્ધ જીતવા કમર કસી છે

ભરૂચ કોવિડ હોસ્પિટલ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની ઘટનાની તપાસ કરવા માટે રાજ્ય સરકારે આદેશ બહાર પાડ્યા છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ શ્રમ અને રોજગારના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને તાત્કાલિક ભરૂચ પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ભરૂયની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા યાર લાખની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહતનિધીમાંથી આપવાની જાહેરાત કરી છે

અધિકારીઓ વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલે ઘટના સ્થળની મુલાકાત લીધી છે આ અંગે વધુ માહીતી આપે છે વિપુલ મિત્રા

તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે આવી ઘટના બીજી વાર ન બને તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી

મંત્રીશ્રીએ જણાવ્યું કે માસ્ક સેનેટાઇઝર પીપીઇ કીટ જેવી વસ્તુઓમાં પણ સારી કંપનીઓના લોગો લગાવીને વેચવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવેલ છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે દેશભરના દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ગ્રામિણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દેશમાં હાલ કોરોના સંક્રમણ માં હોસ્પિટલમાં ઓક્સિજનની પડી રહેલી અછતને પગલે આગળ આવવા કરેલી અપીલને પગલે આજે આણંદ ખાતે અમૂલના સંચાલકો સાથે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે એક બેઠક યોજી હતી અમૂલ દ્રારા આણંદ કિષ્ના હોસ્પીટલ અને નડિયાદ સિવીલ હોસ્પીટલ ખાતે એક એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છિ

યુધ્ધના ધોરણે કાર્યવાઠી હાથ ધરવામાં આવશે હવામાન હવામાન વિભાગ દ્વારા આગામી બે ત્રણ દિવસમાં કચ્છ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી કરી હતી જે અંતર્ગત આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે

કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે

અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે છેલ્લા એકાદ સપ્તાહથી દરરોજ બપોર બાદ વરસાદી માહોલ અને તોફાની ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાવાઝોડા જેવું વાતાવરણ ઉભું થયાં બાદ કચ્છના અલગ અલગ વિસ્તારમાં માવઠા રૂપે વરસાદ થતો રહે છે આજે ભયાઉ અને રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા

તો વરસાદી માહોલ વચ્ચે ચોબારીમાં બે સ્થળો પર વિજળી પડવાની ધટના પણ બની હતી જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીથી વરસાદી વાતાવરણ ઉભુ થતાં આજે સવારમાં વરસાદી છાંટણા થયા હતા અને બપોર બાદ ફરી વાતાવરણમાં અચાનક પલટો આવતાં ક્વાંટ પંથકમાં ગાજ વીજ સાથે હળવું ઝાપટું થયાના સમાચાર છે કમોસમી વરસાદથી છોટા ઉદેપુર જિલ્લાના ઇંટ ઉત્પાદકો અને ખેડૂતો મકાઈ જેવા તૈયાર થયેલા પાકોમાં નુકશાન થવાની ભીતિ સેવી રહ્યા છે